વાવાઝોડુ ફણી વધુ તીવ્ર બન્યું આજે રાત્રે વધુ તોફાની બનશે

ઉત્તર પ્રદેશમાં ઇ વી એમ મશીનો અને ચૂંટણી સંબંધિત સામગ્રી યુસ્ત સુરક્ષા બંદોબસ્ત હેઠળ મતદાન મથકોમાં મોકલવામાં આવી છે ઉત્તરપ્રદેશમાં શાહજહાંપુર ખેરી ફરદોઇ મિશ્રીખ ઉનાવ ફરૂખાબાદ ઇટાવા કન્નોજ કાનપુર અકબુર જાલાન ઝાંસી અને હમીરપુર મતવિસ્તારો છે આ તબક્કામાં મુખ્ય સ્પર્ધકોમાં એસ પી અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ એસ સી કમિશનના અધ્યક્ષ રામશંકર કથેરીયા ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન સત્યદેવ પયૌરી ભાજપના સાક્ષી મહારાજ ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન સલમાન ખુરશીદ અને કોંગ્રેસના શ્રી પ્રકાશ જયસ્વાલનો સમાવેશ થાય છે

આવતીકાલે લોકસભાની છ બેઠકો માટે મધ્યપ્રદેશમાં યૂંટણી યોજાશે આ તબક્કામાં મુખ્ય સ્પર્ધકોમાં કમલનાથના પુત્ર નકુલનાથ રાજ્ય ભાજપના પ્રમુખ રાકેશ સિંહ રાજ્ય વિધાનસભાના વિપક્ષના નેતા અજયસિંહ અને વિવેક તનખાનો સમાવેશ થાય છે લોકસભાની યુંટણી ઉપરાંત વિધાનસભાની ત્રણ બેઠકોની પેટા યુંટણી પણ યોજાઈ રહી છે

ભાજપના અધ્યક્ષ અમિત શાહે બિહારના સીતામઢી અને સરનમાં તેમજ ઉત્તરપ્રદેશના મોહનલાલગંજ તથા બારાબાંકીમાં જાહેરસભાઓ યોજી હતી કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના બહરાઇચમાં રેલી સંબોધી હતી તથા ધૌરાહરામાં રોડ શો યોજયો હતો

એસ પી ના વડા માયાવતીએ રાજસ્થાનના અલવર તથા ભરતપુરમાં રેલીઓ યોજી હતી

મુખ્ય રાજકીય પક્ષો ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ધ્વારા મતદારોને આકર્ષવા માટે ઠેર ઠેર જાહેરસભાઓ રોડ શો બેઠકો તથા ઘેર ઘેર પ્રયાર યાલી રહયાં છે

ઉમેદવારો મીનાક્ષી લેખી પ્રવેશ વર્મા અને રમેશ બિધુરીએ પણ જાહેર પ્રચાર કર્યો હતો

કોંગ્રેસ અગ્રણીઓ શીલા દીક્ષીત જે પી અગ્રવાલ અને મહાબલ મિશ્રાએ પણ જાહેર સંપર્ક કર્યો હતો

કોંગ્રેસે મધુબની બેઠક પર મહાગઠબંધનના ઉમેદવાર બદરી પુર્વેને ટેકો જાહેર કર્યો છે

ગયા શુક્રવારે પોલીસ ચોકી પર હમલામાં એક જવાનને ગંભીર ઈજા થઈ છે અને તેને શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે બંને ત્રાસવાદીઓ બડગામ જીલ્લાના વાથુરા વિસ્તારના છે તેમની પાસેથી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરાયો છે

તેની ઝડપ કલાકના દસ કિલોમીટરની છે મંગળવાર સુધીમાં તે આગળ વધીને દિશા બદલીને ઈશાન દિશામાં આગળ વધે તેવી સંભાવના છે

ફણીના કારણે દરિયો તોફાની રહે તેવી સંભાવના હોવાથી માછીમારોને દરિયો નહીં ખડેવાની સુયના અપાઇ છે

કસારાગોડ અને પલકકડમાં ત્રણ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી તેમને આઈએસઆઈએસમાં જાડાવા ભારત છોડી ગયેલા કેટલાક લોકો સાથે સંપર્ક હોવાનું જાણવા મળ્યું છે તપાસ દરમિયાન કેટલાક મોબાઈલ ડીજીટલ સાધનો સીમ કાર્ડ ડીવીડી અને ઝકીર નાઈકની ચોપડીઓ વગેરે મળી આવ્યું છે

લેફટેનન્ટ જનરલ જે એસ ધિલોને આજે જાજીલા માર્ગથી તેના કાફલાને પ્રસ્થાન કરાવ્યું હતું ગયા ડીસેમ્બરમાં ભારે બરફ વર્ષાના પગલે આ રોડ બંધ કરવામાં આવ્યો હતો

વેકૈયાહ નાયડુએ ઈસરોના ચેરમેન ડોકટર કે

આજે ચંડીગઢમાં પંજાબ યુનિવર્સીટી ધ્વારા યોજાએલા પદવીદાન સમારોફમાં ડોકટર સિવાનનું સન્માન કરવામાં આવ્યું હતું

સલામતી દળોને જેમ જેમ માહિતી મળતી જાય છે તેમ તેમ તેમની કાર્યવાહી વધુ સઘન બની રહી છે આકાશવાણી ન્યુઝ સાથેની મુલાકાતમાં શ્રી વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે આ અંગે નવી નવી માહિતી મળી રહી છે અને વિદેશની તપાસ સંસ્થાઓ શ્રીલંકા સરકારને તપાસમાં મદદરૂપ બની રહી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરમાં થયેલા આતંકવાદી હ્મલાની માહિતી મળી હતી પણ તેના ઉપર કાર્યવાહી થઇ ન હતી જા કે ભવિષ્યમાં આવી ભુલ થશે નહીં તેમણે સ્વીકાર્યું હતું કે કેટલાંક કાયદાઓમાં જાગવાઇ ન હોવાથી આઈ

ત્રાસવાદી સંગઠન સાથે સાંઠસાંઠ ધરાવતા કદ્દરવાદીઓની ધરપકડ કરી શકાઇ ન હતી તેમણે કહ્યું કે શ્રીલંકામા કેટલાંક સંગઠનો હિંસા માટે ઉશ્કેરણી કરે છે પણ લંકાના મોટા ભાગના મુસ્લિમો તેને માન્ય રાખતા નથી

વિશ્વની એક જ દિવસમાં યોજાતી સૌથી મોટી યુંટણી કવાયત ઈન્ડોનેશિયામાં થાય છે લાંબા કલાકો દરમિયાન મતદાન અને મતગણતરીના કારણે કેટલાક કર્મચારીઓની તબીયત ખરાબ થઈ હતી ઈન્ડોનેશિયામાં સંસદ તથા વિધાનસભા અને રાષ્ટ્રપતિની યુંટણીઓ આ મહિનાની શરૂઆતમાં એક જ તબકકામાં યોજાઈ હતી આ રીતે એક સાથે ચુંટણી યોજી ખર્ચમાં કાપ મુકવાનો પ્રયત્ન કરે છે